ગ્રહ સચિવ રાજીવ ગૌબાએ ગ્રહમંત્રાલયમાં અમિત શાહને આવકાર્યા હતા બે રાજ્યમંત્રી કિશન રેડ્ડી અને નિત્યાનંદ રાયએ પણ મંત્રાલયમાં પોતાનો કાર્યભાર ગ્રહણ કર્યો છે કેન્દ્રીય કેબિનેટમંત્રી શ્રી રાજનાથ સિંહે આજે સવારે સંરક્ષણ મંત્રાલયમાં કાર્યભાર સંભાળ્યો આ પ્રસંગે ત્રણ સૈન્ય પ્રમૂખ સૈન્ય પ્રમૂખ જનરલ બિપિન રાવત એર ચીફ માર્શલ બી

ધનોઆ નૌસેના પ્રમૂખ એડમિરલ કરમબીરસિંહ ઉપસ્થિત રહ્યાં હતાં આ પહેલાં રાજનાથસિંહે આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય કેબિનેટમંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો શ્રી બાબુલ સુપ્રિયોએ પણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે પર્યાવરણની જાળવણી અને તેની સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓને નિપટાવવાની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તેમણે કહ્યું કે પર્યાવરણ સંરક્ષણમાં વિકાસ ક્યારેક અવરોધરૂપ નથી રહ્યું તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય એ પણ સુનિશ્ચિત કરશે કે પર્યાવરણ અને વિકાસનું સંરક્ષણ એક સાથે થાય રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયાએ કહ્યું કે તેઓ પ્રકાશ જાવડેકરની દેખરેખમાં કામ કરીને ખુશી અનુભવશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

મુખ્યમંત્રીએ ફાળવેલી આ ખાસ ગ્રાન્ટ થલતેજ રેલવે ક્રોસિંગથી શાંતિપૂરા ચોકડી થઈ વણઝર ખાતે સાબરમતી નદીને જોડતી એક નવી સ્ટ્રોમ વોટર ડ્રેઇન પાઇપ લાઇન નાંખવા માટેના કામમાં વપરાશે આ ઉપરાંત ગોતા ગોધાવી કેનાલ આધારિત પંપિંગ સ્ટેશન અને નેટવર્ક માટે તેમજ વેજલપુરમાં જ્યાં ચાલુ વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં રાઇઝિનિંગ મેઇન લાઇન સહિત સ્ટ્રોમ વોટર ડ્રેઇન પંપિંગ સ્ટેશન અપગ્રેડ કરવા અને સંલગ્ન નેટવર્ક તૈયાર કરવા માટેના કામોમાં ગ્રાન્ટ વપરાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ નવી દિલ્હી આયોજિત નવમા ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખૂલ્લું મૂક્યું છે આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાએ વિશ્વસનિયતા સાથે સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ આ પ્રસંગે મુખ્યમંત્રીએ પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારો અને વ્યક્તિ વિશેષોને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું

કેન્દ્રીય મંત્રીમંડળમાં ગ્રહમંત્રીની જવાબદારી સંભાળનાર શ્રી અમિત શાહને અભિનંદન આપતા શ્રી વાઘાણી એ કહ્યું કે તેમની કુનેહ અને અનુભવ દેશના વિકાસ માટે ઉપયોગી બની રહેશે અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે સૌની સુરક્ષા પણ સુદેઢ બનશે શ્રી વાઘાણીએ શ્રી પરસોત્તમ રૂપાલા અને શ્રી મનસુખભાઈ માંડવીયાનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી છે શ્રી વાઘાણીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં કરાયેલા નિર્ણયોને આવકારતા કહ્યું કે આ નિર્ણયોની જવાનો તથા ખેડૂતોના કલ્યાણની સરકારની પ્રતિબધ્ધતા સિદ્ધ થાય છે ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી બાબુભાઈ જેબલીયાએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવાયેલા ખેડૂત હિતના નિર્ણયો બતાવે છે કે ભાજપ સરકાર ગામડું ગરીબ અને ખેડૂતોની સરકાર છે

કેન્દ્ર સરકાર દ્વારા નવા પશુપાલન અને ડેરી મંત્રાલય બનાવવાના નિર્ણયને અમૂલ ડેરીએ આવકાર્યો છે

અને તે દેશના સાત કરોડ ગ્રામીણ કુટુંબો માટે આવકનો મુખ્ય સ્રોત છે

દૂધ એ ભારતનો સૌથી મોટું ખેત ઉત્પાદન છે અને દૂધની કુલ ઉત્પાદન કિંમત બધા કઠોળ ડાંગર ઘઉં અને શેરડીની કિંમત કરતાં વધુ છે દૂધ ઉત્પાદનના આ મહત્વને ધ્યાનમાં રાખી આ પ્રકારના અલગ મંત્રાલયની રચના અગત્યની બની રહેશે અને હવે આ વિભાગની યોગ્ય બજેટ મળી રહેશે

તેમ અમદાવાદના અધિક નિવાસી ક્લેક્ટરે જણાવ્યું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આગામી પાંચમી જૂને ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે

એન

પી

અમદાવાદ ખાતે યોજાનારા સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિત પર્યાવરણ તજજ્ઞો ઉપસ્થિત રહેશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ આરોગ્ય વિભાગ દ્વારા મોટી દમણના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા વિરોધી માસ અંતર્ગત સેમિનાર યોજાયો હતો નાયબ નિયામક ડોક્ટર કૌશિક રાઠોડે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી મેલેરિયા વિરોધી માસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યું છે